વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સંબોધતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે કૌશલ્યો પરિવર્તનશીલ છે જેથી લોકો એકબીજાથી જુદા લાગે છે શ્રી મોદીએ કહ્યું કે ઝડપથી બદલાતા વિશ્વમાં કૌશલ્ય ધરાવતા લાખો યુવાનોની જરૂર છે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં મોટી તકો ઉપલબ્ધ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા વિશ્વભરમાં નિર્માણ થઈ રહેલી તકોને તારવવામાં આવી રહી છે જેથી કરીને દેશના યુવાનોને અન્ય દેશોની જરૂરિયાતો અંગે પણ માહિતી મળે શ્રી મોદીએ ઉમેર્થું હતું કે કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વભરમાં નોકરી અને સંસ્ક઼તિમાં મોટો બદલાવ આવ્યો છે શ્રી મોદીએ બધાને માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવવા અને સલામત રહેવા અનુરોધ કર્યો છે

વેંકૈયા નાયડુએ કોવિડ ઉપરાંત વિશ્વની જરૂરિયાત પૂરી કરવા માટે જ્ઞાન અને કૌશલ્ય વધારવા પર ભાર મૂક્યો છે

પ્રકાશ જાવડેકર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય વિકાસના મહત્વને ધ્યાનમાં રાખીને તેના માટે અલગ મંત્રાલય બનાવ્યું છે શ્રી જાવડેકરે એક ટ્વીટ સંદેશામાં કૌશલ્ય સર્જનના મહત્વ પર ભાર આપતા જણાવ્યું છે કે કૌશલ્ય વિકાસ મંત્રાલય દેશના યુવાઓને સક્ષમ બનાવી રહ્યું છે અને રોજગારના અવસરો પ્રાપ્ત કરાવી રહ્યું છે

મોદી યુએન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદથી ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ બેઠકના સમાપન સત્રને સંબોધિત કરશે સુરક્ષા પરિષદમાં આ વર્ષે અસ્થાયી સભ્યપદનો દરજ્જો મળ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રધાનમંત્રીનું પ્રથમ સંબોધન હશે

જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં કરાયેલા સૌથી વધુ પરિક્ષણો છે

બેઠક રાજકીય અને સુરક્ષા સંબંધો વેપાર અને રોકાણ અને આર્થિક ક્ષેત્રે પરસ્પર સહયોગની સમીક્ષા કરશે

આ વર્ચ્યુઅલ શિખર સંમેલનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે

વિશ્વના બદલાતા પરિપ્રેક્ષ્યમાં યુરોપીયન સંઘ દ્વારા ભારત સાથેના સંબંધ વધુ સુદૃઢ બનાવવાના દૃષ્ટિકોણથી પણ આ મહત્વપૂર્ણ છે જ્યારે યુરોપીયન સંઘ ભારત જેવા મજબૂત દેશ સાથે ભાગીદારી પર ભાર મૂકે છે ત્યારે ભારત સુરક્ષા વ્યાપાર અને કોરોના મહામારીનો સામનો કરવા જેવા મુદ્દે ભાર મૂકે છે

રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વહીવટીતંત્રની સંબંધિત નીતીની જાહેરાત કર્યા બાદ એક સપ્તાહ બાદ આ નિર્ણય લીધો છે હાવર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યૂસે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય સામે કેસ દાખલ કર્યો હતો

વિદેશી વિદ્યાર્થીઓને ગત સપ્તાહે પોતાનો અભ્યાસક્રમ સામાન્ય નિયમિત શિક્ષણ વર્ગોમાં પરિવર્તિત ના થાય ત્યાં સુધી અમેરિકામાં રોકાવાની પરવાનગી નહીં મળે તેમ કહેવાયું હતું

શ્રી ટ્રમ્પે ચીન વિરુદ્ધ કડક પગલા ઉઠાવતા હોંગકોંગ માટે અલગ પ્રાથમિકતા વ્યવહાર સમાપ્ત કરતા આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા તેમણે કહ્યું કે હોંગકોંગ સાથે અલગ દેશ જેવા વ્યવહાર થશે અને હોંકકોંગનેવ્યાપરની તકો પણ મળશે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ કોરોના મહામારી ફેલાવવા અને હોંગકોંગમાં દમનકારી નીતીઓ લાદવા બદલ ચીનની ટીકા કરી હતી ચીને હોંગકોંગમાં વિશેષ દરજ્જો સમાપ્ત કરવા હાલમાં જ નવો સુરક્ષા કાનૂન લાગુ કર્યો હતો

નાણામંત્રી પીસીજી યોજના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ગેર બેકિંગ નાણાકીય સંસ્થાઓને ઘિરાણ આપવા માટે પગભર બનાવવાના હેતુથી આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સુધારો કરાયો છે

તેમણે કહ્યું કે આ સુધારાથી ગેર બેન્કિંગ સંસ્થાઓને સરળતાથી રોકડ ઉપલબ્ધ થશે

એસબીઆઈ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કર્મચારીએ ઘર સહિત કોઈપણ જગ્યા પરથ બેન્કનું કામ કરી શકે તેવી માળકાકીય સુવિધા બનાવી છે